મોરબી જિલ્લા માં આજે ચાર દર્દીઓ કોરોના ની સારવાર બાદ સાજા થતાં તેઓને હોસ્પિટલમાથી રજા આપવામાં આવી છે જામનગર જીલ્લામાં આજે વધુ બે પોઝીટીવ કેસ નોંધાયા છે

ડ્રગ્સ કન્નો ેલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા આ ઇન્જેકશનને મંજૂરી આપવામાં આવી છે અમેરિકન કંપની દ્વારા ભારતની ચાર કંપનીઓને મંજૂરી આપવામાં આવી છે

આ અંગે કંપનીના એમ ડી કાયરસ દાદાચંદજી વધુ માહીતી આપી

ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ કોર ગ્રુપના સભ્યો પ્રદેશ મહામંત્રીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં છે

જેના ભાગરૂપે ગિરનાર ક્ષેત્રના પવિત્ર દામોદરકુંડના પવિત્ર જળ અને ભગવાનશ્રી વિષ્ણુ નારાયણ ધારાની જગ્યાની પવિત્ર માટીનું વિધિવત પૂજન અને અર્ચન કરવામાં આવ્યું હતું અંબાજી માતાજી મંદિરના મહંતશ્રી તનસુખગીરી બાપુ ભારતી બાપુ તેમજ સ્વામીનારાયણ મંદિરના કોઠારી સહિતના સંતોને હસ્તે પૂજન કરી પાવનકારી માટી અને ઉન્મત નદીનું જળ તાંબાની લોટીમાં એકત્રિત કરાયું હતું અને રામ જન્મભૂમિ મોકલવામાં આવ્યું હતું ભુજમાં વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગ તથા સ્વામિનારાયણ મંદિરના સંયુક્ત ઉપક્રમે અયોધ્યા ખાતે નિર્માણ થનારા ભવ્ય રામમંદિરની પાયાવિધિમાં ઉપયોગ લેવામાં આવનારા જળ અને માટીના કળશ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

સાહિત્યકાર વિષ્ણુકુમાર મહેતા સાહિત્યક્ષેત્રે સાડા છ દાયકાથી કાર્યરત છે

અમારા અમરેલીના પ્રતિનિધિના જણાવ્યા મુજબ અમરેલી શહેરમાં આવેલી જીઆઇડીસીની સેફટી ટેન્ક સાફ કરતી વખતે અચાનક ગેસ ગળતર થતા બે વ્યક્તિઓના મોત નિપજયા છે

ડાંગ પ્રકૃતિ ડાંગ જીલ્લાના ગિરીમથક સાપુતારામાં વરસાદને કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતાં શનિવાર અને રવિવારની રજાઓમાં સાપુતારામાં મોટીસંખ્યામાં સહેલાવણીઓ ઉમટી પડ્યા છે

સાપુતારામાં સૌથી ઉંચા ડુંગર સનરાઈઝ પોઇન્ટ પરથી નયનરમ્ય નજારો જોવા સહેલાણીઓ ઉમટી પડ્યા છે